આ સંબોધન હિન્દીમાં સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પરથી પ્રસારિત કરવામાં આવશે હિન્દી પ્રસારણ પછી અંગ્રેજી ભાષામાં તેનું પ્રસારણ થશે આકાશવાણીથી રાષ્ટ્રપતિના સંબોધનનું ક્ષેત્રીય ભાષાઓમાં ક્ષેત્રીય નેટવર્ક પર રાત્રે સાડા નવ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવશે રાષ્ટ્રપતિના સંબોધનનું દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારણ પછી દૂરદર્શનની ક્ષેત્રીય ચેનલ પર ક્ષેત્રીય ભાષાઓમાં આનું પ્રસારણ કરશે

તેઓ આવતીકાલે આત્મનિર્ભરતા સપ્તાહ સમારોહમાં ભાગના સ્વરૂપે સંરક્ષણ ક્ષેત્રના જાહેર પ્રતિષ્ઠાઓ આયુધ નિર્માણી બોર્ડના નવા ઉત્પાદકોના શુભારંભ કરી રહ્યા હતા શ્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતને માત્ર પોતાના હિતોને પૂરા કરવાના નથી પરંતુ જરૂરિયતના સમયે અન્ય લોકોની મદદ કરવાની છે તેમણે ભાર મૂકીને કહ્યું કે ભારત પોતાની સંરક્ષણ સંબંધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિદેશી સરકારો પુરવઠાકારો અને બાહ્ય સંરક્ષણ ઉત્પાદકો ઉપર નિર્ભર નથી રહી શકતા તેમણે મજબૂત અને આત્મનિર્ભર ભારતનો લક્ષ્ય હાંસલ કરવા માટે સ્વદેશી ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર આયોજિત વેબીનારમાં શ્રી જાવડેકરે કહ્યું કે તેમણે માનવ સંસાધન વિકાસમંત્રી તરીકે રહેતા બહ્ જ નજદીકથી આ નીતિ બનવાની પ્રક્રિયાને જોઈ છે શ્રી જાવડેકરે કહ્યું કે આ એવી શિક્ષણ નીતિ છે જે ભારતને આગળ લઈ જશે તેમણે કહ્યું કે જે વિદ્યાર્થી શાળા પ્રણાલીમાં નથી આવતા તેમને પણ આ પ્રણાલીમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શ્રી જાવડેકરે કહ્યું કે આ સમયે આશરે ત્રણ કરોડ વિદ્યાર્થીઓ મહાવિદ્યાલય પ્રણાલીમાં છે અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ સંખ્યાને બે ગણી કરવાનો લક્ષ્ય છે તેમણે કહ્યું કે અત્યારે શાળાઓમાં નીકળતા ચારમાંથી એક વિદ્યાર્થી કોલેજ જાય છે અને નવી શિક્ષણ નીતિનો ઉપદેશ છે કે શાળાઓમાંથી બહાર નિકળનારા દરેક ચાર વિદ્યાર્થીઓમાંથી બે મહાવિદ્યાલય સુધી પહોંચે તેમણે કહ્યું કે આ નીતિમાં ઉચ્ય શિક્ષણમાં સંશોધન અને નવા ચાર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ વેબીનારનો આયોજન વિદ્યાપીઠ વિકાસ મંચ રાષ્ટ્રીય યુવા સહકારી સોસાયટી અને પુના વિશ્વ વિદ્યાલયની તરફથી યોજવામાં આવ્યું હતું

કેપ્ટન એસ

આ તપાસ ટૂકડી દુર્ઘટનાના સંભવિત કારણો અને આના માટે જવાબદાર પાયાઓની તપાસ કરશે તપાસ ટૂકડી ભવિષ્યમાં આવી દુર્ઘટનાથી બચવાના ઉપાયોની પણ ભલામણ કરશે કેપ્ટન ચહર પાંય મહિનાની અંદર પોતાનો તપાસ અહેવાલ રજૂ કરશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ ઉપલબ્ધીમાં કેન્દ્ર અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના એક સાથેના પ્રયાસો અને અગ્રીમ હરોળના આરોગ્ય કાર્યકર્તાઓનો વિશેષ યોગદાન રહ્યું છે

સમગ્ર દેશમાં યોજાનાર આ કાર્યક્રમ પોતાની રીતે અદ્વિતીય આયોજન છે રમતગમત મંત્રી કિરેન રિજ્જુ આજે આ આયોજનની શરૂઆત કરશે દેશમાં કોરોના મહામારી પ્રકોપ અને સામાજિક અંતર બનાવી રાખવા સંબંધી નિયમો મુજબ સરકારને આ દોડમાં ભાગ લેનારાઓને પોતાની સુવિધાના સ્થાન અને સમય પર પોતાની જ ઝડપથી દોડ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં તેઓ આ સમયગાળા દરમિયાન રોકાઈ રોકાઈને કેટલાય દિવસ સુધી દોડી શકે છે આ દરમિયાન તેમણે કેટલું અંતર કાપ્યું છે તે ગ્લોબલ પોઝિશન પધ્ધતિ એટલે કે જી પી એસ વાળી ઘડીયાળ પહેરીને અથવા અંતરનો સામાન્ય રૂપે આકલન કરીને માહિતી મેળવી શકાય છે

તેમણે કહ્યું કે આની પ્રાસંગિકતા આજના સમયમાં વધુ વધી ગઈ છે